આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટ સમગ્ર દેશની ઉર્જા જરૂરિયાતોની દ્રષ્ટિએ મહત્વનો છે તેમણે આંધ્રપ્રદેશના નાગરિકોને બધા જ ક્ષેત્રોમાં પ્રગતિશીલ હોવા બાબતે બિરદાવ્યા હતા તેમણે કૂષ્ણ પટ્ટનમ ખાતે ભારત પેટ્રોલીયમના નવા ટર્મીનલનો શિલાન્યાસ કર્યો ફતો બપોરે તમીલનાડુમાં તિરૂપુર ખાતે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી રાજયમાં વિવિધ વિકાસકામોનો શુભારંભ કરાવ્યો ફતો પ્રધાનમંત્રી ચેન્નાઇ મેટ્રો માર્ગનું ઉદ્દઘાટન કર્યુ ફતું

એસ

સી હોસ્પિટલ દેશને અર્પણ કરી ફતી તેઓ ત્રિચી વિમાનમથકના નવા બીલ્ડીંગ તથા ચેન્નાઇ વિમાન મથકના આધ્રનિકરણ યોજનાઓનો આરંભ કરાવશે જયદિપ વૈષ્ણવ રાજકોટ પુસ્તક મેળી રાજકોટમાં પુસ્તક મેળો અને સાહિત્ય મહોત્સવનો ગઇકાલથી આરંભ થયો છે મુખ્યમંત્રી વિજય રૂપાર્ગીએ પુસ્તક મેળાનું ઉદ્દઘાટન કરતા કહ્યું કે ગુજરાતીઓએ પુસ્તકોના રૂપમાં સંસ્કારીત ભવિષ્યમાં રોકાણનો રાહ અપનાવ્યો છે ત્યારે આવા રોકાણમાં આ પ્રકારના સાહિત્ય મહોત્સવો સક્ષ્મ માધ્યમ બની રહ્યા છે

આ યોજનાનું અમલીકરણ કચ્છમાં પણ શરૂ કરી દેવાયું છે

જમીનધારકતા અંગે પફેલી ફેબ્રુઆરીની સ્થિતિએ ખેડૂત તરીકે નોંધણી થયેલી ફોવી જરૂરી છે આ સફાયનો લાભ લેવા અંગે ખેડૂતોની વિગતો ઓનલાઇન કરવાની થાય છે જે માટે ગ્રામ્યકક્ષાએ ઇ ગ્રામ કેન્દ્ર ખાતે વીસીઇની નિયુકિત થઇ છે

નવેમ્બરથી શરૂ થતો આ રણોત્સવ ફેબ્રુઆરીમાં સંપન્ન થાય છે

ગયા વરસે એક કરોડ છઉંતેર લાખની આવક થઇ ફતી

આ વરસે સાડાત્રણ લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી

વિજેતા ખેલાડીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા

અંજાર રાજયમંત્રી અંજાર નગરપાલિકામાં સરકારની વિવિધ યોજનાના લાભો અને સફાયના ફકમોનું રાજ્યમંત્રી વાસણભાઈ આફીરના ફસ્તે વિતરણ કરાયું ફતું